આજે છ નવા પોઝીટીવ કેસ નોધાયા

આજે વીડીયો કોન્ફરન્સના માધ્યમથી આયુષના ડોક્ટરો સાથેની વાતયીતમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આયુષનું નેટવર્ક દેશભરમાં પ્રવર્તમાન છે ને વિશ્વ આરોગ્ય સંસ્થાના નિર્દેશો મુજબ વાયરસના વ્યાપને નિયંત્રિત કરવા માટે સારી કાર્યશૈલીનો સંદેશ આપવા માટે આ નેટવર્કનો ઉપયોગ કરવો જરૂરી છે શ્રી મોદીએ તણાવ ઓછું કરવા ૈ ને શરીરને સશક્ત બનાવી રાખવા માટે હેશટેગ થોગા એટ હોમ ને પ્રોત્સાફન આપવા માટે મંત્રાલયના કાર્યોની પ્રશંસા કરી

શ્રી મોદીએ કહ્યું કે આયુષની સાથે જોડાયેલા બિનસરકારી ડોક્ટરોની પણ જરૂર પડે તો સેવા લેવી જોઇએ પ્રધાનમંત્રીએ સૂયન કર્યું છે કે આયુષ દવાના ઉત્પાદકોને પોતાના સંશોધનોનો ઉપયોગ સેનેટાઇઝર સહિત એવી જરૂરી સામગ્રીના ઉત્પાદન માટે કરવી જોઇએ

મદાવાદમાં કોરોના વાયરસથી આજે મદાવાદની એસ

સૌ નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી જે લોકડાઉનનો સમયગાળો નિયત કરાયો છે તેનું સંપૂર્ણપણે આપણે પાલન કરવાનું છે

તેમણે વધુમાં જણાવ્યું છે કે રાજયની હોસ્પિટલોમાં આઇસોલેશન વોર્ડઝમાં કોરોના શંકાસ્પદ કેસ કે કોરોના સંક્રમિત તરીકે સારવાર લઇ રહેલા લોકો માટે વોર્ડમાં ટેલીવીઝન સેટ ગોઠવવાની વ્યવસ્થા માટે મુખ્યમંત્રીશ્રીએ સુયના આપી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજયમાં દુધ શાકભાજી સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પુરતો છે

આ એપ્લીકેશન વિશે વધુ માહિતી આપતા મ્યુનિ કમિશનરે કહયું છે કે આ એપ જી પી એસ દ્રેકરથી સજ્જ છે જે તે વિસ્તારની હેલ્થ ટીમે હવેથી આ એપમાં જ તમામ વિગતો ભરવાની રહેશે

લોકેશન ઓન કરશે ત્યારબાદ જ એપ્લીકેશન યાલુ થઇ શકશે ત્યારબાદ હોમ કોરોનટાઈન કરાયેલા લોકોના ઘેર જઈને તપાસ કરશે ને જોવા મળેલી સ્થિતિ વિશે એપ્લીકેશનમાં એન્દ્રી કરશે આ એપમાં થનાર એન્દ્રીમાં જે કાંઈ વિગતો આપવામાં આવેલી હશે તે સીધી જ રાજકોટ મહાનગરપાલિકાને પહોંચી જશે માત્ર એટલું જ નહી ડેશ બોર્ડ પર આપોઆપ આ તમામ ડેટા પડેટ થતો રહેશે ને તેનો સંકલિત રીપોર્ટ પણ તૈયાર થતો રહેશે